અન્નબ્રહમ યોજના અન્વયે વિના મુલ્યે અનાજ વિતરણ કરવામાં આવી રહયું છે

ત્યારે રાજયના અમદાવાદ ભાવનગર રાજકોટ વડોદરા અને સૂરત શહેરના કેટલાક વિસ્તારોને કલસ્ટર કવોરોન્ટાઈન કરીને હોટસ્પોટ જાહેર કરાયા છે

ત્યારે બે દદી વેન્ટીલેટર પર છે

પશુ આહાર ના વેચાણ ઉપર વિશેષ સબસીડી પણ ચાલુ કરવામાં આવી છે